પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે કચ્છનાં ફરામીનાળા વિસ્તારમાંથી યારબોટ અને એક પાકિસ્તાનીને સીમા સુરક્ષા

રાજ્યમાં આજે પણ કોરોનાના દર્દીઓ સાજા થવાની સાથે નવા પોઝીટીવ કેસ મળવાનું ચાલુ રહ્યું સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજયના અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી માછીમારોને પાંચ દિવસ દરિયો નહી ખેડવાની સલાહ અપાઇ ગઇકાલથી શરૂ થયેલા પર્યુષણ નિમિત્તે એક અઠવાડીયુ કતલખાના બંધ રાખવાની અપીલ

જેમાં એક પાકિસ્તાનીને સીમા સુરક્ષા દળની ટીમે ઝડપી લીધો છે જયારે અન્ય ધૂસણખોર સામે પાર ભાગી જવામાં સફળ રહ્યા છે ઘટનાને પગલે બીએસએફ દ્વારા આ એરિયામાં સર્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કચ્છનાં હરામીનાળા વિસ્તારમાં ધૂસણખોરીની ઘટનાને પગલે પશ્ચિમ કચ્છનાં નવનિયુક્ત એસપી સૌરભસિંઘ પણ નારાયણ સરોવર કોટેશ્વર વિસ્તારમાં પહોંચી ગયા હતા પંદરમી ઓગસ્ટની ઉજવણી માટે કચ્છ બોર્ડર આવેલા ગુજરાત બીએસએફનાં વડા એવા આઈજી જી એસ મલિક પણ આ એરિયાની મુલાકાતે હોવાનું જાણવા મબ્યું છે પકડાયેલા પાકિસ્તાની શખ્સો અને તેમની ચાર બોટને કિનારે લાવવાની પક્રિયાની સાથે મોટાપાયે શોધખોળ અભિયાન પણ યાલી રહ્યું છે

વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમજ અન્ય મહાનુભાવોએ શ્રી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે તેમનું જીવન અને કાર્ય આવનાર પેઢીઓને પ્રેરણા આપતું રહેશે અટલજીએ તેમના તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા મજબૂત ભારત અને સુદ્રઢ પક્ષના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું

જ્યારે કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા પર થઈ છે

જામનગરના જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર આજે સર્કિટ હાઉસ ખાતે બીપીએલ લાભાર્થી અને ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને આર્થિક મદદ મળી રહે તેવા હેતુથી સીવણના સંચા અને દિવાની વા ટ બનાવવાના મશીન જેવી અનેક ચીજવસ્તુઓની કીટનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરાયું હતું

આજે દિવસ દરમિયાન પણ દ્વારાકા જામનગર કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં મધ્યમ જ્યારે બાકીના સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે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

વલસાડ જિલ્લા મા મેઘરાજા મન મૂકી ને વરસતા આજરોજ રવિવારે દિવસ દરમ્યાન ધરમપુર મા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતી જયારે અન્ય તાલુકા મા છૂટો છવાયી વરસાદ થયો હતો વલસાડના કપરાડા તાલુકાના માની ગામમાંથી પસાર થતી પાર નદી પરના કોઝવે પરથી પશુઓ ચરાવી પરત ફરી રહેલા માની ગામના ચાર યુવાનો અચાનક પાણીનું વહેંણ વધી જતાં ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા જોકે સ્થાનિકોએ આવી ત્રણ ને બચાવી લીધા હતા પરંતુ એક યુવાન ડૂબી જતાં તેનો મૃતદેહ બે દિવસ બાદ મેંણધા ગામ નજીક પાર નદીના પુલ નજીકથી મળી આવ્યો હતો

કચ્છના કાંઠાળ માંડવી મુંદરા પર આજે સવારથી મેઘરાજાએ ધોધમાર વરસવાનું શરૂ કરતાં બપોરના બે વાગ્યા સુધીમાં અહીં પાંચ પાંચ ઈંચ પાણી વરસી ગયું છે તો પૂર્વ કચ્છના ગાંધીધામ અંજારમાં પણ એકથી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે

માત્ર જૈનો જ નહી અન્ય તમામને મન કર્મ વયનથી અહિંસા અને જીવદયાનો સંદેશ આપતા અને વ્રત આરાધનાના અનોખા પર્વ પર્યુષણ પ્રસંગે કોરોના કાળ વચ્ચે પણ જૈનમુનીઓના પ્રવયનોના ઓનલાઇન શ્રવણના કાર્યક્રમોનું આયોજન થયું છે

આજે મોટા ભાગના અગિયારીમાં વિશેષ પ્રાર્થના યોજાઇ હતી ત્યારબાદ લોકોએ એકબીજાને નવવર્ષની શૃભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પારસી નવા વર્ષ નવરોઝની શુભેચ્છાઓ પાઠવી છે

શ્રી મોદીએ નવરોઝ પર્વ પ્રસંગે શાંતિ અને સમુદ્ધિની પ્રાર્થના કરી છે